ગત નવમી ઓગષ્ટે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે હાલ અરુણ જેટલીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો છે

વિરલ રાણા કુષ્ણ જન્મોત્સવ ભગવાન શ્રી ક્રષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની આજે રાજ્યભરમાં ધાર્મિક આસ્થા હર્ષોલ્લાસ સાથે પરમ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે યાત્રાધામ દ્વારકા ડાકોર અને શામળાજી તેમજ રાજ્યભરના નાના મોટા ક્રષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે દ્વારકાના જગત મંદિરને રોશનાઇ અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે રાજ્યભરમાં મોટાભાગના મંદિરોમાં આજે સવારે મંગળા આરતી બાદ વિશેષ પૂજાના કાર્યક્રમો યોજાયા હતા યાત્રાધામ ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ક્રષ્ણના દર્શન પૂજા માટે ઉમટી રહ્યા છે રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે શ્રી કૃષ્ણ સાથે જેમનો યુગો પૂરાણો નાતો છે એવા કચ્છના આહિર સમાજ દ્વારા પરંપરા મુજબ ગ્રામીણ મહિલાઓ તળાવની માટીમાંથી રાધા ક્રષ્ણની મૂર્તિ બનાવી તેને આભૂષણો અને વસ્ત્રો પહેરાવી પૂજા અર્ચના કરે છે રાતભર રાસની રમઝટ બોલાવે છે કોઈ પ્રદૂષણ ન થાય તે માટે જે તળાવમાંથી માટી લઈ મૂર્તિ બનાવી હોય તે જ તળાવમાં વસ્ત્રો અને આભૂષણો ઊતારીને પધરાવી દેવામાં આવે છે જિલ્લાના રતનાલ ચોબારી વ્રજવાણી સહિત અનેક ગામોમાં આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે

બાળકો માટે પણ અવનવી રાઈટસ મુકવામાં આવી છે ગઈકાલે સાંજે અને આજે સવારે મોટી જનમેદની ઉમટી હતી ત્યારે વેપારીઓને સારી આવકની આશા જાગી હતી વિવિધ સંસ્થાઓ દ્વારા આ મેળામાં સ્ટોલ ઉભા કરાયા છે જ્યાં પુસ્તકોનું વિતરણ તેમજ આ તકે પ્લાસ્ટીકની થેલીથી દૂર રહેવા લોકોને અપીલ કરવાની સાથે અલગ અલગ જગ્યાએ કાપડની થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગાંધીધામ અંજાર માંડવી ખાતે યોજાયેલા લોકમેળામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે

જેમાં વેશભૂષા મટકીફોડ રાસ સહિતના કાર્યક્રમો સાથે આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી

વિરલ રાણા રવાડી કચ્છમાં માંડવી શહેરમાં જન્માષ્ટમીના બીજા દિવસે શ્રાવણ વદ નોમ અને શ્રાવણ વદ દસમના દિવસે ખારવા સમાજની પરંપરાગત રવાડી વાજતે ગાજતે નીકળશે આ રવાડીમાં અંગ કસરતના દાવ તલવારબાજી વેશભૂષા દાંડીયારાસ સહિતના કરતબો આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે રવાડીને નિહાળવા માટે કચ્છભરમાંથી લોકો ઉમટી પડશે વિરલ રાણા તલવારીબાજી વર્લ્ડ રેકોર્ડ જામનગરના ધ્રોલ તાલુકાના ભૂચર મોટી યુદ્ધ મેદાન ખાતે ગઇકાલે શરણાગતોની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા શહિદોની યાદમાં બે હજારથી વધુ રાજપુતાણીઓએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જર્યો છે આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ વિભાગના રાજયકક્ષાના મંત્રી વી

સિંહે જણાવ્યું હતું કે જે રીતે ભૂચરમોરી યુદ્ધનો ઇતિહાસ આજે પણ લોકોને યાદ છે આ તકે કચ્છમાંથી પણ રાજપુત મહિલાઓ આ રાસમાં જોડાઈ હતી

આકાશવાણી અને દૂરદર્શનના તમામ કેન્દ્રો પર આ કાર્યક્રમ પ્રસારીત કરશે